એમ ભુતાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આજથી ભુતાનની બે દિવસની મુલાકાતે જઇ ર હ્યા છે આ અંગે ભુતાનમાં ભારતીય રાજ દુત રૂચિરા કંબો જે જણાવ્યુ છે કે પ્રધાનમંત્રીની મુલાકાતથી ભારત ભુતાન સંબંધો મજબુત બનશે તેમણે કહ્યુ કે બંન્ને દેશો વચ્ચે દસ કરાર થશે અને પાંચ પ્રોજેક્ટ શરૂ થશે તેમાં માંગ દેયુ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે તેમણે ક હ્યુ કે રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં ભારતને કાયમી સ ભ્યપદને ભુતાનનો ટે કો છે એટલુ જ નહિ ભારતને સ્થાન ન હોવાને તેમણે અયોગ્ય બાબત ગણાવી છે

જયાં નિયં ત્રણ છે ત્યાં આરોગ્ય અને આક સ્મિક સેવાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે આજે શ્રીનગરમાં પત્રકારોને માહિતી આપતાં તેમણે જણા વ્યુ કે સોમવારથી શાળાઓ અને કોલેજો તબક્કાવાર ખોલવામાં આવશે અને જાહેર વાહન વ્યવહાર પણ શરૂ કરાશે સરકારી કચેરીઓ કાર્યરત બની છે અને તબક્કાવાર ટેલીફોન સેવાઓ પણ શરૂ કરાશે

જેમા સમગ્ર કચ્છ જિલ્લામાં રિમોટં કંન્દ્રોલ થી ચાલતા ડ્રોન સહિત તમામ તકનીકી ઉપકરણો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કચ્છ જીલ્લાની સુરક્ષા અને સેના એજન્સીઓની ગુપ્તતાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ જાહેરનામા અન્વયે સરકારી વિભાગોપોલીસ વિભાગ અને સુરક્ષાદળોના સંસાધનોને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવી છે

વિરલ રાણા પર્યાવરણમંત્રી પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક વખત ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લાસ્ટીકના દુષણથી ભારતને મુક્ત કરવા મોટાપાયે લોક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે તેમણે ક હ્યુ કે આ હે તુથી રા જય સરકારો સહિત લાગતા વળગતાઓ સાથે લોક જાગ તિ કેળવવા નક્કર યોજના ઘડી કાઢવા શ્રેણી બધ્ધ બેઠકો યોજાશે

જેમાં તેમણે આવકવેરાગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સસેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં તમામ રાજ્યોના આયકર વિભાગ સાથે તથા વેપારીઓ સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે દેશની રેવન્યુમાં પારદર્શીતા આવે તે ખુબ જ જરૂરી છે તે માટે ટેકનોલોજીથી કેવી રીતે આગળ વધી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી છે તેમણે ઓનલાઈન ટેકનોલોજી પર ભાર મુક્યો હતો

મુખ્યમંત્રીશ્રીએ પતેતી મુબારક પાઠવતા સંદેશમાં જણાવ્યુ છે કે આપણા સમાજ જીવનમાં સદીઓથી દુધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજીક સમરસતા સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂ પાડી રહી છે તેમણે સૌ પારસી પરિવારો માટે નવુ વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી છે

ભાઈચુંગ ભુતિયા અને એમ સી

તથા રાષ્ટ્રમંડળ રમતોત્સવમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો